મુખ્ય ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિશંકર પ્રસાદ હરસિમરત કૌર બાદલ મીરા કુમાર શત્રુધ્ન સિંહા તથા શિબુ સોરેનનો સમાવેશ થાય છે

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ફેડરલ ચ્રંટણીમાં લીબરલ નેશનલ કોએલીશન બહુમતી મેળવી છે

ચીનમાં નાનીંગમાં સુદિરમન કપ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો છે

ભાજપના મુખ્ય ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિશંકર પ્રસાદ મનોજ સિંહા હરદિપસિંહ પુરી શિરોમણી અકાલીદળના સુખબીરસિંહ બાદલ કોંગ્રેસના મીરા કુમાર અને શન્નુધ્ન સિંહા તથા ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેનનો સમાવેશ થાય છે આજે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે

એવી જ રીતે ચાંદનીચોક લોકસભા મતવિસ્તારના એક મતદાન મથકે પણ આજે પુનઃમતદાન થઇ રહ્યું છે દરમ્યાન પશ્ચિમ બંગાળના ઘણા મતદાન મથકો પર ઇ વી એમ માં ટેકનીકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોટકાઇ હતી બંગાળના બદ્દરીયા તથા બશીરહાટમાં ટી એમ સી

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા મનોહર પરીકરના ગત માર્ચમાં થયેલા અવસાનના લીધે અહીં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી

ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે નાગરિકોનો દરેક મત આવનારા સમયમાં દેશના ભાવિને ઘડવામાં મદદરૂપ થશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રથમ વાર મતદાન કરનાર યુવાનો ઉત્સાહપૂર્વક મતદાન કરશે

દવાઓના ભાવમાં ઘટાડો કરવાની પ્રક્રિયા હેઠળ આ નિર્ણય લેવાયો છે

જે ફેફસાના કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે

દર્દીઓ અને તેમના પરિવારોને કેન્સરની બિમારી સામે ઉપચાર માટે રાહત દરે આ દવાઓ મળી રહે તે માટે સરકારે નફામાં ઘટાડો કર્યો છે

પ્રધાનમંત્રી મોરીસને વિજય જાહેર કરાયા છે

જયારે વિપક્ષ લેબર પાર્ટીના નેતા બીલ શોરટેને હારનો સ્વીકાર કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી

વી સિંધુ સવિના નહેવાલ અને કીદામ્બી શ્રીકાંત રમશે ભારત તેનો પ્રારંભિક મુકાબલો મંગળવારે મલેશિયા સામે અને બુધવારે ચીન સામે રમશે બાર ટીમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે ગ્રુપની ટોચની બે ટીમો ને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ અપાશે ભારતે આ સ્પર્ધામાં કયારેય ચંદ્રક મેળવ્યો નથી

ઓપરેટિવ કાઉસેલના સભ્ય રાજયો તેમજ અરબ લીગ રાજયના નેતાઓને બોલાવ્યા છે સાઉદી સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝિઝ અલ સાઉદ દ્વારા વેપારી જહાજો અને બે સાઉદી પશ્ચિમ સ્ટેશનો પર તાજેતરમાં થયેલા હુમલા અંગે વિસ્ત્રત ચર્ચા કરવા આ પરિષદ બોલાવી છે

એ

ના જણાવ્યા પ્રમાણે આ ક્ષેત્રમાં શાંતિ અને સલામતીની સ્વાયતા કરવા માટે આ ઉપયોગી પહેલ છે

દ્વારા તાજેતરમાં ઉદ્દભવેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સાઉદી અરેબિયાની આ પહેલ બિરદાવી છે

શાંતિનો દસકો આ શીર્ષક હેઠળ થઇ રહેલી આ ઉજવણીના ભાગરૂપે શ્રેણીબદ્વ કાર્યક્રમોનું આયોજન કરાયું છે

એ જણાવ્યું છે કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બી

અધ્યક્ષ ખાલીદા ઝીયાની તબીયત બિન આરોગ્યપ્રદ વાતાવરણના લીધે ગયા સપ્તાહમાં કથળી છે

ની સ્થાપી સમિતીના સભ્ય ઝમીરૂદ્દીન સીરકારે આજે ઢાકામાં આ મૂજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે એકલતા તથા યોગ્ય સારવારના અભાવે ખાલીદા ઝીયા હૃદયરોગ સહિત વિવિધ બીમારીઓથી પીડાય છે